ત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સ્વદેશી બનાવટની કોવિડ રસી કોવિશિલ્ડની તાત્કાલિક મંજુરી મળે તે માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને અરજી કરી છે

ત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે સીડનીમાં ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમાશે

શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય માળખાગત પાઇપલાઇન પ્રોજેક્ટ્સ હેઠળ સો લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે તેમણે કહ્યું કે મલ્ટિ મોડેલ કનેક્ટિવિટી ઈન્ફાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન પર પણ કામ કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ વડે ઉત્તરપ્રદેશના આગ્રામાં મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ઉદ્વાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે આ મેટ્રો પ્રોજેક્ટ જે આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે તે આગ્રામાં ઉચ્ય વર્ગની સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત મિશનને વેગ આપશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર નવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી ભંડોળની ખાતરી આપી છે પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે સરકારનું ધ્યાન નાના શહેરોને આત્મનિર્ભર ભારતનો આધાર બનાવવા પર છે અને આગ્રામાં મેટ્રો પ્રોજેક્ટ તેનું ઉદાહરણ છે

તેમણે એમ પણ જણાવ્યું કે એક હજાર કિલોમીટર લાંબી મેટ્રોલાઇનોનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે દરમિયાન આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ કોરોના રસીની રાહ્ જોઈ રહ્યાં છે પરંતુ રસી માટે હવે વધુ રાહ્ જોવી નહીં પડે

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો સાથે પાંચમા તબક્કાની ચર્ચા યોજાઈ હતી આ બેઠકમાં ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવોની પધ્ધતિ ચાલુ રહેશે તેમણે ખેડૂતોને બધા જ મુદ્દાઓ કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેશે અને વિચારણા કરશે તેમ જણાવ્યું હતું

તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ સામે પડેલા તમામ વિરોધ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ હોવાથી સૌ વિરોધ કરી રહ્યા છે

કોંગ્રેસ એન સી પી અને સમાજવાદી પક્ષ સહિતના રાજકીય પક્ષનો ક઼ષિ સુધારાનો વિરોધ માત્ર રાજકીય તકવાદ છે

કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આગમનથી ખેડૂતોને ભય હોવાની શંકાનું ખંડન કરતાંશ્રી પ્રસાદે ઉમેર્યું હતું કે કરાર આધારિત ખેતીની હિમાયત યુ પી એ

રાજ્યસભાના ચૂંટણી અધિકારી સંજય અગ્રવાલે તેમને બિન હરિફ ચૂંટાયાનું પ્રમાણપત્ર સોંપ્યું છે આ બેઠક લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનના નિધનને કારણે ખાલી પડી હતી મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે સુશીલકુમાર મોદીને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાથા બદલ અભિનંદન પાઠવ્યા છે

એક ટ્વીટમાં રેલવેમંત્રી પિયુષ ગોયલે સેવાઓનો વિસ્તાર વધારવા બદલ કોલકાતા મેટ્રોની પ્રશંસા કરી છે રેલ મંત્રાલયના એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે સવારે અને સાંજના અતિ વ્યસ્ત સમય દરમિયાન દર સાત મિનિટમાં મેટ્રો સેવા મળી રહેશે

પોલીસ શંકાસ્પદ લોકો પાસેથી લગભગ બે કિલોગ્રામ હેરોઇન હથિયાર અને એક લાખ રૂપિયા કબ્જે કર્યા છે શ્રી કુશવાહે એમ પણ જણાવ્યું કે ધરપકડ કરાયેલાં ત્રણેય કાશ્મીરી વ્યક્તિ હિજબુલ મુજાહિદ્દીન માટે કામ કરતાં હતાં ધરપકડ કરાયેલા ગુરજીતસિંહ ભુરા અને સુખદીપનો ાડા સાથે સંબંધ હોવાની પૃષ્ટિ પણ દિલ્હી પોલીસે કરી છે

કેન્દ્રીય સમિતિના સભ્યો ત્યારબાદ દિલ્હી પાછા ફરીને પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પુનાવાલાએ કહ્યું છે કે આ રસી મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડ્રગ કંટોલર જનરલને અરજી કરતાં જણાવ્યું છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને લોકોની સારવાર સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કોવિશીલ્ડ રસીની તાત્કાલિક મંજુરીની જરૂરિયાત છે આની પહેલાં ફાઇઝર કંપનીએ પણ પોતાની રસીને ભારતમાં તાત્કાલિક ઉપયોગ માટે મંજુરી માટે અરજી કરી છે

ગઈકાલે સીડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું

આવતીકાલે ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનો આંખ્યો દેખો અહેવાલ એફ

રેઇનબો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્ફીની અન્ય ચેનલો પર પ્રસારિત કરાશે